પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

પાટીલની નિયુક્તિ કરાઇ મુખ્યમંત્રી રૂપાણી સહિત અનેક લોકોએ અભિનંદન પાઠવ્યા

પાટીલે જવાબદારી સોંપવા બદલ મોવડીમંડળનો આભાર માન્યો

પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થતાં કાશીરામ રાણા બાદ સુરતને બીજી વખત પ્રતિનિધિત્વ મબ્યું

પાટીલ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારીમાંથી ત્રીજી ટર્મ માટે ચૂંટાયેલા સંસદ સભ્ય સી

પાટીલની ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે

પાટીલ હવે વર્તમાન પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના સ્થાને પ્રદેશ ભાજપનું પ્રમુખ પદ સંભાળશે અમારા સંવાદદાતા જણાવે છે કે ભાજપના વરિષ્ઠ સંસદસભ્ય શ્રી પાટીલ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા મતદારો સાથે સીધો સંપર્ક જાળવીને વિકાસ કાર્યોને આગળ ધપાવવામાં સફળ નેતા ગણાય છે ભાજપના નવા બનનારા પ્રદેશ પ્રમુખ શ્રી સી

પાટીલને અભિનંદન પાઠવ્યા છે શ્રી રૂપાણીએ શુભેચ્છાઓ આપતાં કહ્યું કે રાષ્ટ્રિય અધ્યક્ષ જે

નડ્ડાએ કરેલી આ નિમણૂંકને અમે વધાવીએ છીયે તેમણે કહ્યું કે સી

પાટીલે વર્ષો સુધી ભાજપાના કાર્યકર્તાથી લઇને સાંસદ સુધી ભૂમિકા ભજવી છે સાંસદ તરીકે સૌથી વધુ મતોથી યૂંટાઇ આવવાનો નવો રેકોર્ડ તેમણે સ્થાપ્યો છે

પાટીલના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ અવશ્ય ખૂબ વિકાસ સાધશે તેમજ સંગઠનનો વ્યાપ વધશે ગુજરાતમાં આવનારી યૂંટણીમાં ભાજપ વિજય પ્રાપ્ત કરશે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે સી

પાટીલની નિમણૂંકને સૌનો આવકાર મળ્યો છે મુખ્યમંત્રી બેઠક ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ગઇકાલે કોર કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં ભાજપા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી

તેમજ આગામી સમયમાં યોજાનાર પેટાયૂંટણીની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઉપસ્થિત રહીને સંબોધન કર્યું હતું આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ સહિત ભાજપનું મોવડી મંડળ હાજર રહ્યું હતું

પાટીલ ગુજરાત ભાજપનું સુકાન સોંપવા બદલ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી

પાટિલે રાષ્ટ્રીય મોવડી મંડળનો આભાર માન્યો છે અને પાયાના કાર્યકરોની મહેનત થી ભાજપ લોક ચાહનાના ઉન્નત શિખર સર કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે

ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને ગઈકાલે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી પત્રકારોને જણાવ્યું હતું કે આ ધારામાં કેન્દ્રિય ગ્રાહક સલામતી સત્તામંડળ સીસીપીએની રચના કરવાની જોગવાઈ છે સૂચિત સત્તામંડળ ગ્રાહકોના અધિકારોના રક્ષણ તથા અમલીકરણમાં મદદ કરશે આ ઉપરાંત નવા ગ્રાહક વિવાદ નિવારણ પંચ ઉત્પાદનની જવાબદારી અને સજાની જોગવાઈ જેવી બાબતો ગ્રાહકોને વધુ અધિકારસંપન્ન બનાવશે

ઇ કોમર્સ મંચ પરથી કરાતા વેપારની અયોગ્ય રીતરસમોની બાબતે પણ આ ધારા હેઠળ આવરી લેવાશે

જે માટે અમદાવાદની એસવીપી હોસ્પીટલ ખાતે પ્લાઝમા બેંક શરૂ કરવામાં આવી છે એસ વી પી હોસ્પીટલ દ્વારા તમામ એલીજીબલ પ્લાઝમા દાતાઓને તેમનું પ્લાઝમા દાન કરી દર્દીઓની સારવારમાં મદદરૂપ થવા અપીલ કરવામાં આવી છે જે માટે જ્રોસ્પિટલ દ્વારા દાતાઓને પ્રોત્સાહન રૂપે પ્રશંસાપત્ર અને તેના પરિવારના કુલ ચાર સભ્યો માટે હોસ્પીટલ ખાતે વર્ષમાં એક વાર સંપૂર્ણ બોડી ચેકઅપ વિના મુલ્યે આપવામાં આવે છે

જેની શાળાના આચાર્યશ્રીઓ વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવી

ડાકોર મંદિર અને આસપાસના વિસ્તાર જેમકે ગોમતી ઘાટ અને ગાંધી પાર્કનો વિકાસ કરાથી છે અંબાવાડી વિસ્તારના વિકાસ અંતર્ગત જેટ્ટી ઘાટ છત્રી વોકવે અને ફ્લોટિંગ જેટ્ટી તૈયાર કરાઇ છે તથા યરણ પાદુકા બ્રિજનું પણ નવીનીકરણ કરાયું છે